નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે અંદાજપત્રમાં આવકવેરામાં રાહત જાહેર કરી છે નાણાંમંત્રી નિર્મળા સિતારામને આજે સાંસદ માં રજૂ કરેલા સામાન્ય અંદાજપત્રમાં ગુજરાત ને ફાયદો કરાવતી કેટલીક દરખાસ્ત સામેલ કરી

ધોળાવીરા ને લોથલ જેવા પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વના સ્થળો પર સંગ્રહાલય ઊભા કરાશે

અંદાજપત્રના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે

એમ

ં જાહેર ખાનગી ભાગીદારીથી વેર હાઉસ ઊભા કરાશે ંગ્રામ ભંડાર ઊભા કરવાં માટે સ્વ સહાય જૂથોને સાંકળવામાં આવશે

નાણાંમંત્રીએ કહયું કે ઝડપથી બગડી જાય તેવી કૃષી ઉપજોના પરીવહન માટે જાહેર ૈ ને ખાનગી સહકાર ધોરણે કિસાન રેલની રચના કરાશે

એસ

એક લાખના બદલે પાંચ લાખ રૂપિયા સુધીની થાપણો છે વીમા સુરક્ષિત બનશે પ્રત્યેક થાપણદારોને આ વીમા સુરક્ષા મળશે બેન્કીંગ નિયમન ધારામાં સુધારા દ્વારા સહકારી બન્કોમાં પણ સુશાસન અને વ્યવાસાયિક સ્પર્ધાત્મકતા લાવવામાં આવશે

ં થાપણ દારોની થાપણને સુરક્ષા માટે વીમાની રકમ એક લાખથી વધારીને પાંચ લાખ કરાશે

તેમણે કહ્ય હતું કે સુર્થનો તડકો પાણીનું બાષ્પીભવન કરે છે પણ ચોમાસામાં અનેક ગણ્ પાણી પાછ વાળવા માટે થતી આ ક્રિયા છે પૃથ્વી ઉપરથી વરાળ સ્વરૂપે જળ ભલે ઓછ થાય પરંતુ વાદળ બાંધવા માટે સૂર્યનો તાપ નિમિત બને છે તે વાત કરવેરા વસુલાતને લાગુ પડે છે પ્રજા પાસેથી વસૂલ થતા કરવેરા ખરેખર તો એમને અનેકગણા સ્વરૂપે પાછા મળે છે

તે નુસાર પાંચ લાખ સુધીની આવક ધરાવનારને કરવેરા માફી યાલુ રહી છે

પોષાય તેવો ઘર માટે હાઉસિંગ લોન પરના દોઢ લાખ રૂપિયા સુધીના વ્યાજને આવકવેરામાં રાહત વધુ એક વર્ષ લંબાવી છે તે બે લાખ રૂપિયાની વ્યાજની રકમ ઉપરાંત રહેશે

આ ઉપરાંત ડિવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેસ્ક કંપનીના બદલે વ્યક્તિએ ભરવાનો રહેશે

બજેટમાં ગુજરાત નાણાંમંત્રી નિર્મળા સિતારામને આજે સાંસદ માં રજૂ કરેલા સામાન્ય અંદાજપત્રમાં ગુજરાત ને ફાયદો કરાવતી કેટલીક દરખાસ્ત સામેલ છે કચ્છ માં રાપર નજીક આવેલા ધોળા વીરા ઉત્ખનન સ્થળ ઉપર એક ભવ્ય પુરાતત્વ સંગ્રહાલથ બનાવવાની દરખાસ્ત બજેટ માં સામેલ કરાઇ છે ભારત માં કુલ પાંચ સ્થળે સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત છે તેમાં ધોળાવીરા નો સમાવેશ કરાયો છે